પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

કોંગ્રેસ સહિત ના એકપણ રાજકીય પક્ષ ને મામૂલી બેઠક થી સંતોષ લેવો પડે તેવા ચૂંટણી પરિણામ બહાર પડી રહ્યા છે મતગણતરી ની રૂખ ભાજપ તરફી હોવાનું બપોરે ફલિત થતાં જ ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય માં વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો સફળતા ની શુભેચ્છા કાર્યકરો ને પાઠવવા માટે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શ્રી કમલમ પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જીત ની ખુશી વ્યક્ત કર્યા કહ્યું હતું કે ટિમ ભાજપ વતી તેઓ જનતા નો આભાર માને છે પત્રકારો સાથે વાત કરતાં શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું કે કોંગ્રેસને આટલો મોટો જાકારો જનતા એ ગુજરાત માં કદી આપ્યો નહીં હોય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

તેમણે ઉમેર્યું હતું કે ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે તેઓ ગુજરાતની જનતાને નમન કરે છે ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપને બહ્ મોટી જીત આપવા બદલ ગુજરાતના મતદારોનો આભાર માનતું ટ્વિટ કર્યું છે તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને સમર્પિત નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા લોકો એ ભાજપને જીત આપી છે શ્રી શાહે ભાજપ ના અદના કાર્યકરો ની મહેનત ને આ વિજય નો યશ આપ્યો છે

ગઇકાલથી ગુજરાત વિધાનસભા નું અંદાજપત્ર સત્ર શરૂ થયું છે રાજયપાલ આયાર્ય દેવ વ્રત ના પ્રવચન સાથે શરૂ થયેલી બેઠકમાં શોકદર્શક ઠરાવ દ્વારા સદગત સભ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચન માં રાજ્ય સરકાર ની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું યોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જન આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થશે

તાપી જિલ્લાના રમિલા બહેન ગામિતે છેલ્લા છ વર્ષથી જાતમહેનથી સાતસો જેટલા શૌચાલયોનું નિર્માણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝુંબેશને આગળ વધારી છે

જે અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રસીકરણનો શુભારંભ દમણ મેડીકલ એસોસિયેશના પ્રમૂખ ડો

પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓના પરિણામો બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને કોંગ્રેસ વિધાન સભા પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાના પદ ઉપરથી રજીનામાઓ આપી દીધા હતા કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને નેતાઓના રાજીનામાં પક્ષના હાઇકમાંડ દ્વારા સ્વીકારી લેવાય છે